ૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ ભારતી મહાવિદ્યાલય શાંતિ નિકેતનના શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે

ૈ આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બ્રિટનથી ભારત આવેલા મુસાફરોની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી

પ્રધાનમંત્રી આ વિશ્વવિદ્યાલયના કુલપતિ છે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઇના જન્મ દિવસ નિમિત્તે આવતીકાલે દેશભરમાં સુશાસન દિવસની ઉવજણી કરાશે જે અંતર્ગત પ્રધાનમંત્રી ખેડૂતોના ખાતામાં સહાય રકમ જમા કરાવશે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થી ખેડૂતોને છ છ હજાર રૂપિયા બે બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ નાણા લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે

માર્કસવાદી કોમ્યુનિસ્ટ પક્ષને પાંચ બેઠકો મળી જ્યારે જે એન્ડ કે પીપલ્સ કોન્ફેન્સને આઠ બેઠકો મળી જ્યારે જે

એમ

નેશનલ પેન્થર્સ પાર્ટી અને પીડીએફ એ બે બે બેઠકો જીતી જ્યારે બહ્જન સમાજપક્ષે એક બેઠક જીતી છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર કે

શર્માએ પત્રકારોને જણાવ્યું કે કુપવાડાના દુર્ગામુલ્લા અને બાંદીપુરા જિલ્લાના હાજીન એ ના યૂંટણી પરિણામો આવવાના બાકી છે

તેમજ સુરક્ષાદળો અને સ્થાનિક વહીવટીતંત્રના પ્રયત્નોને પણ બિરદાવ્યા છે ગૃહમંત્રીએ ટ્વીટ સંદેશામાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં લોકશાહીને પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે જમ્મુકાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ યૂંટણીમાં ભાજપની ભવ્ય જીત માટે જણાવ્યું કે કેન્દ્ર સરકારની નીતીઓ પર કાશ્મીરના લોકોને ભરોસો છે તે વાતની પુષ્ટિ થાય છે ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના પરિણામોનું સ્વાગત કરતાં જણાવ્યું કે આ લોકતંત્રનો વિજય છે

તેમણે કહ્યું કે જીએસટી પરિષદની કાયદાકીય સમિતિ દ્વારા કરાયેલી ભલામણો બાદ આ પગલું લેવાયું છે